તેમણે કહ્યું કે આ નવી શિક્ષણ નીતિ પ્રખ્યાત શિક્ષણશાસ્ત્રી અને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ સર્વપલ્લી રાધાકૃષ્ણનની દ્રષ્ટિને રજુ કરે છે દેશની યુનિવર્સિટીઓના વાર્ષિક અધિવેશન અને કુલપતિઓના રાષ્ટ્રીય પરિસંવાદને આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સંબોધન કરતાં શ્રી મોદીએ જણાવ્યું કે દેશમાં સંસ્થાકીય અને શૈક્ષણિક બંને રીતે ક્રઢતા લાવવા માટે આ નીતિ કેન્દ્રિત છે તેમણે કહ્યું કે બાળકોમાં વિશેષ ક્ષમતા કેળવાય અને સંસ્થાકીય રીતે તેમની ઇચ્છાશક્તિને આગળ વધારવાથી માનસિક રીતે અને નૈતિક રીતે તેઓને મજબૂત બનાવશે પ્રધાનમંત્રીએ યુવાનોના કાર્ય કૌશલ્ય પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો અને કહ્યું કે આપણા સપનાંનું સ્વનિર્ભર ભારત ફક્ત યુવાનોના સક્રિય યોગદાનથી જ હાંસલ થઈ શકે છે દેશના યુવાનોને શ્રેષ્ઠ તાલીમ આપવા માટે દેશભરના વિવિધ શહેરોમાં ભારતીય કૌશલ સંસ્થાઓ ઉભી કરશે ભારત રત્ન ડો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં કેન્દ્રીય શિક્ષણમંત્રી અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી અને સીબીએસઈ બોર્ડની પરીક્ષા અંગે સમીક્ષા કરી હતી

આ પરીક્ષાઓ હવે પહેલી જૂનના રોજ પરિસ્થિતિની સમીક્ષા કર્યા પછી યોગ્ય તારીખે લેવામાં આવશે

વિવિધ રાજકીય પક્ષોના નેતાઓ દ્વારા આજે કોઈ કસર છોડતાં તમામ મત વિસ્તારોમાં જાહેરસભાઓ અને રેલીઓ યોજી હતી અને મતદારોને આકર્ષવાના એડી ચોટીના પ્રયાસો કર્યા હતા

શ્રી નફાએ આજે સવારે એક કાર્યક્રમમાં હાજરી આપી હતી

બાદમાં તેમણે જલપાઇગુડી જિલ્લામાં ત્રણ જાહેર સભાઓને સંબોધી હતી ધુપગુડી ખાતે એક રેલીમાં સુશ્રી બેનર્જીએ પુનરૂચ્યાર કર્યો કે રાજ્યમાં એનઆરસીને મંજૂરી આપવામાં નહીં આવે તેમણે સીતલકુચીની હિંસા અંગે તપાસ કરવાનું વચન આપ્યું હતું કોંગ્રેસના નેતા રાહલ ગાંધીએ સાંજે યૂંટણી પ્રચાર પૂરો થાય તે પહેલાં મટિગરા નક્સલબારી મત વિસ્તારમાં રેલી યોજી હતી

કોંગ્રેસ ડાબેરી પક્ષો અને તેમના જોડાણ ભાગીદાર ભારતીય સેક્યુલર મોરચા સંયુક્ત મોરચાના બેનર હેઠળ લડી રહ્યા છે પશ્ચિમ બંગાળમાં છઠ્ઠા તબક્કાની ચુંટણી સંદર્ભમાં હવે પ્રચાર વેગ પકડશે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

વ્હાઇટ હાઉસના જણાવ્યા મુજબ શસ્ત્ર નિયંત્રણ અને સુરક્ષાના મુદ્દાઓમાં સ્થિરતા અને સંવાદને આગળ વધારવાના અમેરિકાના અને રશિયાના ઈરાદાઓ સહિત અનેક પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓની બન્ને નેતાઓએ ચર્ચા કરી હતી શ્રી બાઈડને યુક્રેનના સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતા માટે અમેરિકાની પ્રતિબદ્ધતા પર ભાર મૂક્યો

આ રીતે ફિલ્ટર કરેલ પાણી નિયમિતપણે વિશ્વભરના પરમાણુ પ્લાન્ટમાંથી છોડવામાં આવે છે